પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ભીડવાળા મેળાવડા સરકારે રદ કર્યા

આ બેઠકમાં આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન અને વિદેશમંત્રી એસ

પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોએ અત્યાર સુધી કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ બધા જ મંત્રાલયોને સાથે મળીને કામ કરવા અને કોરોના વાયરસ બાબતે સાવચેતી રાખવા લોકજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ નિષ્ણાંતોની સલાહ મુજબ વધુ લોકો એકઠા થાય તેવા કાર્યક્રમો શક્ય હોય ત્યાં સુધી ટાળવા અને લોકોને સાવચેતીના પગલા રૂપે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેવી સ્પષ્ટ સમજૂતી આપવા જણાવ્યું હતું

આ ઉપરાંત જામનગરના એમ પી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 રાજ્યમાં અમદાવાદ અને સુરત વિમાનમથકે રાજ્યમાં આવતા મુસાફરોના સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવામાં આવી છે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

અમારા ખેડા જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને ખેડા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે ફાગણ સુદ યૌદસે ફાગણોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરાના વાઇરસના ભયથી આ સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે પરંતુ ડાકોર મંદિરના કાર્યક્રમો રાબેતા મુજબ યાલશે ફાગણી પુનમે રણછોડરાયના દર્શન કરવા માટે પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતું છોથ છે જેની શરૂઆત પદયાત્રીઓ ફાગણ સુદ અગિયારસથી કરતાં હોય છે આ વર્ષે પણ પદયાત્રીઓ જય રણછોડના નાદ સાથે ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી આપણા વિદ્યાર્થીઓને દેશ વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તક મળશે

પેપર બોક્સ ઓથોન્ટીકેશન એન્ડ દ્રેકીંગ એપ્લિકેશન આ એપ્લિકેશનથી વર્ગખંડોમાં પ્રશ્નપત્રોના પાર્સલ સીલબંધ પહોંચ્યા છે કે નહિં તેની માહિતી હવે મોબાઇલ દ્વારા મળતી થઇ છે શિક્ષણમંત્રી ભૂપેનદ્ર સિંહ યૂડાસમા શિક્ષણ સચિવ ડોકટર વિનોદ રાવ અને માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ

શાહ દ્વારા પ્રશ્નપત્રોની ગોપનીયતાની જે યુસ્તવ્યવસ્થા કરાઇ છે તેનું નિર્દશન કરાયું હતું શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્ર સિંહ યૂડાસમાએ જણાવ્યું છે કેઆ એપ્લીકેશનના પરિણામે બોર્ડની જાહેર પરિક્ષાના પ્રશ્નપત્રોના સીલબંધ બોક્ષ પર્હોચ્યાનો સમય અને પરીક્ષા સ્થળની માહિતી મોબાઈલ એપ ઘ્વારા સ્થળ પર જ હવે મળી જશે ફોટોગ્રાફસના આધારે પ્રશ્નપત્રોના બોક્ષ કેટલા વાગ્યે પરીક્ષા સમયે પહોચ્યા પરીક્ષા કેન્દ્રના કયા લોકેશન પર રાખવામાં આવ્યા પ્રશ્નપત્રોના બોક્ષ પરીક્ષા કેન્દ્રો પર સીલબંધ રીતે પહોચ્યા છે કે નહી ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ હાજર પરિક્ષાર્થીઓની લખાયેલ જવાબવહીઓ સીલબંધ કરવામાં તેમજ કયા સમયે મુકાયેલ છે તે પણ જાણી શકાશે એક ભારત શ્રેષ્ઠ ભારત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન યલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે હિંમતનગર ખાતે આવેલી એસ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

આ કાર્યક્રમ અંતર્ગત એસ બી મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો નઝીમા શેખે આ મુજબ જણાવ્યું

ભગુંરિયા હાટ છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમી મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં હોળી નિમિત્તે એક અઠવાડિયા પૂર્વેથી ભંગુરીયા હાટનો પ્રારંભ થયો છે અમારા છોટા ઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને હોળીએ આદિવાસીઓનો સૌથી મોટો અને મહત્વનો પર્વ ગણાય છે હોળી પૂર્વે એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભગુંરીયા હાટ ની શરૂઆત થઈ ગઇ છે છોટા ઉદેપુર ખાતે આજે ભરાયેલા ભંગુરીયાના મેળામાં આદિવાસીઓએ પારંપરિક રીતે ઠોલ નગારા પાવાના તાલે ભગુંરિયાના મેળાની મોજ માણી હતી